ચર્ચામાં ભાગ લેતા ભાજપના ડૉ વિનય સહસ્ત્રબુધ્ધે ખેડૂત આંદોલન અંગે જણાવ્યું કે સરકારે નવી કૃષિધારાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત આગેવાનો સાથે ઘણા તબક્કામાં વાતચીત કરી છે સરકાર આ અંગે ખુલ્લા મને વાતચીત કરવા તૈયાર છે કોંગ્રેસ સાંસદ પ્રતાપસિંહ બાજવાએ આરોપ લગાવતા જણાવ્યું કે અમુક ખાનગી કંપનીઓને લાભ અપાવવા માટે સરકાર આ કાયદો લાવી છે ચર્ચામાં ભાગ લેતા એનસીપી નેતા પ્રફલ્લ પટેલે કોરોના મહામારી સામે કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત પ્રયાસોની સરાહના કરી હતી જો કે તેમણે કેન્દ્ર સરકાર પાસે ત્રણેય ક઼ષિ ધારાઓ પાછી ખેંચવાની માગ કરી હતી શિવસેના સાંસદ સંજય રાઉતે પ્રમુખ નેતાઓ અને પત્રકારો પર દેશક્રોહના આરોપોનો મુદ્દો ઉઠાવ્યો બહ્જન સમાજ પાર્ટીના સતીષયંદ્ર મિશ્રાએ એવો પ્રસ્તાવ મૂક્યો કે કેન્દ્રએ ત્રણ વર્ષ માટે ક઼ષિ કાયદાઓને સ્થગિત કરવા જોઈએ

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના બિનોય વિશ્વને પણ ત્રણેય કૃષિ કાયદાઓને નિરસ્ત ગણાવ્યું જ્યારે શિરોમણી અકાલીદળના સરદાર સુખદેવસિંહ ઢીંડસાએ એમ

પીની ગણતરી માટે વૈજ્ઞાનિક આધારની માંગ કરી તેમજ સરકારને કૃષિ કાયદાઓ પાછા લેવા જણાવ્યું

આ પ્રસંગે સર્વોચ્ય અદાલત તથા રાજ્યની વડી અદાલતોનાં ન્યાયધીશો કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે

આરબીઆઈના ગવર્નર શક્તિકાન્ત દાસે જણાવ્યું છે કે કોવિડના રોગયાળાની અર્થતંત્ર પરની અસર ઘટાડવા ચાલુ નાણાંકીય વર્ષમાં વ્યાજદર જરૂર હોય ત્યાં સુધી યથાવત રખાશે

શ્રી દાસે કહ્યું કે દેશમાં પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બનતી જાય છે રેલ્વે ગોયલ કોવિડની પરિસ્થીતીની સમીક્ષા કર્યા પછી તથા લાગતાવળગતાઓ સાથે યર્ચા કર્યા પછી દેશમાં રેલ્વે ટ્રેનસેવા કોવિડ પહેલાની સ્થિતીએ પૂર્ણ ક્ષમતાથી શરૂ કરાશે રેલ્વેમંત્રી પિયુષ ગોયલે વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલી પત્રકાર પરીષદમાં આ મુજબ જણાવ્યું હતું

કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાનને લીધે ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી યોજવાનું સમય પત્રક ગઈકાલે ચૂંટણી પંચે જાહેર કર્યું છે બંને બેઠક માટે અલગ અલગ યૂંટણી પ્રક્રિયા યોજવાનું યૂંટણી પંચે નક્કી કર્યું છે

પહેલી માર્ચે સવારે નવથી બપોરે ચાર વાગ્યા સુધી મતદાન યોજાયા બાદ તુરંત પાંચ વાગે મત ગણતરી હાથ ધરાશે

ઉલ્લેખનીય છે કે કોવિડના કારણે ગયા માર્ચ મહિનાથી દિલ્હીમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું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

વધુ સમાચાર

હવાઈદળે એવો સંકેત આપ્યો હતો કે તે વધુ આડત્રીસ તાલીમી વિમાનોનો ઓર્ડર આપી શકે છે

માધવને ગઈકાલે બેગ્લુરૂમાં એરો ઈન્ડિયા શો દરમ્યાન આ અંગેનાં દસ્તાવેજો મેળવ્યા હતાં

ઇંગ્લેન્ડે આર બર્ન્સ અને ડેન લોરેન્સની વિકેટો ગુમાવી છે ભારત વતી જસપ્રીત અને આર અશ્વિને એક એક વિકેટો ઝડપી છે